ચિદમ્બરમના આગોતરા જામીન નકારી કાઢ્યા છે

પ્રધાનમંત્રીએ તેને ચંદ્ર યાત્રાનું મહત્વનું કદમ ગણાવ્યું

વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે બાંગ્લાદેશ સાથેની નદી જળ વહેંચણીમાં પરસ્પરને

આવતીકાલે ન્યૂઝીલેન્ડ સામે રમશે

ચિદમ્બરમની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી ગણાવી છે ન્યાયાદીશ સુનીલ ગૌરે શ્રી ચિદમ્બરમની આગોતરા જામીન અરજી નકારી કાઢી અને કહ્યું કે તેનાથી સમાજમાં ખોટો સંદેશો જશે તેમણે કહ્યું કે શ્રી ચિદમ્બરમ પૂછપરછમાં ઉડાઉ જવાબો આપે છે અને સહકાર આપતા નથી અદાલતે તેમને વયગાળાની સુરક્ષા આપવા પણ ઇન્કાર કર્યો છે વડી અદાલતના યકકાદાના પગલે શ્રી ચિદમ્બરમે એડવોકેટ કપિલ સિબ્બલ અભિષેક મનુ સિંઘવી તથા સલમાન ખુરશીદ સાથે ચર્ચા કરી હતી

યુપીએ સરકારમાં વિદેશી મૂડીરોકાણ પ્રોત્સાહન બોર્ડ દ્વારા તેને મંજૂરી અપાઇ હતી

ન્યાયાધીશ સુનીલ ગૌરે બંને પક્ષને સાંભળીને આ યૂકાદો આપ્યો હતો પુરીના એડવોકેટ અભિષેકત મનુ સિંઘવીએ રજૂઆત કરી કે તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા છે જથારે અધિક સોલીસીટર જનરલ અમન લેખીએ ઇડી વતી વિરોધ કર્યો અને કહ્યું કે તપાસ દરમિથાન ઉડાઉ અને ગેરમાર્ગે દોરતા જવાબ આપે છે

અગાઉ નીયલી અદાલતે પણ આગોતરા જામીન રદ કર્યા હતા અને નવમી ઓગષ્ટે બીન જામીનપાત્ર વોરન્ટ બહાર પાડ્યું હતું ઇડી દ્વારા આજે સવારે બેન્ક કૌભાંડ કેસમાં પુરીની ધરપકડ કરવામાં આવી છે

હવે વૈજ્ઞાનીકો આવતીકાલથી ચંદ્રયાનની ભ્રમણકક્ષામાં ફેરફાર કરીને તેને ચંદ્રની નજીક લઇ જશે આ માટે ચારવાર ધક્કો અપાશે ઇસરોના ચેરમેન કે

તેમણે કહ્યું કે અત્યારસુધી તેના વિષુવવૃત પર ઉતરાણ થયું છે દક્ષિણ ધૂવ પર ભારત પ્રથમવાર પ્રથત્ન કરી રહ્યું છે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ઇસરોને અભિનંદન પાઠવ્યાં છે તેણે ટ્વીટર પર જણાવ્યું કે ચંદ્ર પરની યાત્રાનો આ મુખ્ય પડાવ છે

સંરક્ષણ પ્રવકતાએ આકાશવાણીને જણાવ્યું કે આ ફુમલામાં જવાન રવિરંજનકુમાર શહીદ થયા છે ભારતે વળતા જવાબમાં તેની ચોકીઓ તોડી પાડી છે અને જવાનો પર ફમલો કર્થો છે શહીદ રવિરંજનકુમાર બિહારના રોહતાસ જિલ્લાના ગોપ લિધા ગામનો રહેવાસી હતો

તેમણે ઉત્પાદનમાં આધુનિક ટેકનોલોજી અપનાવવા પર ભાર મૂક્યો છે આજે નવી દીલ્ફીમાં ભારતીય હવાઇદળના આધુનીકરણ અને સ્વદેશી ઉત્પાદન અંગેના પરિસંવાદમાં શ્રી સિંહે જણાવ્યું કે વિદેશી કંપનીઓ પણ ભારતમાં ઉત્પાદન માટે આમંત્રિત છે

આ પ્રસંગે હવાઇદળના એર ચીફ માર્શલ બી

ધનોઆએ કહ્યું કે વિદેશી આયાત થતાં સાધનોની જગ્યાએ સ્વદેશી સાધનોને સ્થાન મબ્યું છે તેમણે હવાઇદળમાં આધુનિક સાધનો અપનાવવાની હિમાયત કરી અને તે માટે વધુ યુદ્ધ વિમાનો ખરીદવા પર ભાર મૂક્યો

તેમાં આસામના મુખ્યમંત્રી ગૃહસચિવ આસામના મુખ્ય સચિવ અને વરીષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા તેમાં નોંધણીપત્રકમાં બાકાત રહી ગયેલા લોકોને અપીલ માટેની તક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેનાં નામોનો સમાવેશ નથી તેઓ અપીલ સત્તામંડળ વિદેશી ટ્રીબ્યુનલ સમક્ષ રજૂઆત કરી શકે છે

નાગરિક નોંધણીપત્રકમાં નામ ન હોવાથી તે વિદેશી જાહેર થતા નથી એટલે તેમને રજૂઆત માટે વિવિધ સ્થલે વિદેશી દ્રીબ્યુનલ રચાશે આ ઉપરાંત રાજય સરકાર તેમને કાનૂની સહાય પણ પૂડી પાડશે

કર્ણાટકમાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજભવન ખાતે યોજાયેલા સમારોહમાં નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા ગોવિંદ કરજાલ સી એન અશ્વથ નારાયણ લક્ષ્મણ સાવદી કે

ઇશ્વરપ્પા આર અશોક જગદીશ સેલ્ટર અને બી શ્રી રાજીલુએ આજે શપથ ગ્રહણ કર્યા હતા અપક્ષ ધારાસભ્ય એચ

જયશંકરે જણાવ્યું છે કે ભારતની પડોશી પહેલોથી નીતિમાં બાંગ્લાદેશ નમૂનારૂપ સંબંધો ધરાવે છે અને ભાગીદારીપૂર્ણ સંબંધો નવા વ્યૂહાત્મક સ્તરે પહોંચ્યા છે બાંગ્લાદેશના વિદેશમંત્રી ડોકટર એ

અબ્દુલ મેમણ સાથે ઢાકામાં બેઠક બાદ પત્રકારો સાથેની વાતયીતમાં તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો વદુ દૃઢ બનાવવા આ મુલાકાત યોજાઇ છે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ ફસીના વાજેદની આગામી ભારત મુલાકાત સંદર્ભમાં પણ વિચારણા કરાઇ છે વિદેશમંત્રીએ કહ્યું કે ત્રાસવાદ ગુના તથા અંંતિમવાદના નિયંત્રણ માટે તે લાભદાયક રહેશે તેમણે કહ્યું કે રેલવે માર્ગ અને હવાઇ સેવાઓ વધારવામાં આવી રહી છે આ ઉપરાંત નદીના પાણીની વહેંચણી વિશે પણ ફોર્મ્યુલા તૈયાર કરાશે રોહીંગ્યા વસાહતીઓ અંગે તેમણે કહ્યું કે વિસ્થાપિતોના ઝડપી પુનર્વસવાટ માટે ભારત પ્રથત્ન કરે છે અને તે ત્રણેય દેશોના લાભમાં છે તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંંધોનો આ સુવર્ણ યુગ છે અને તેમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ ફસીનાનો મફત્વપૂર્ણ ફાળો છે ડોકટર જયશંકરે બાદમાં શેખ ફસીનાની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી તેઓ આવતીકાલે કાઠમંડુ જવા રવાના થશે

કેબિનેટ સચિવ પી

ગ્રહમંત્રીશ્રી અમીત શાહના અધ્યક્ષપદે મળેલી ઉચ્ચકક્ષાની સમિતિએ આ મંજૂરી આપી છે તેમાં નાણાંમંત્રી નિર્મળા સીતારમણ અને કૃષિ ગ્રામવિકાસ તથા પંચાયતી રાજમંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ હાજર રહ્યા

આ અંગે ચિંતા વ્યકત કરવામાં આવી છે તે શેનઝેનથી હોંગકોંગ જઇ રહ્યો હતો